ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં યોજાનારી લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણીઓનો જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થશે લોકસભાની ચુંટણીઓમાં ચોથા તબકકાના મતદાન માટે જાહેર પ્રચાર આજે સાંજે પુરો થઈ રહયો હોવાથી રાજકીય પક્ષો મતદારોને મનાવવા આકાશ પાતાળ એક કરી રહયાં છે

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના કનોજ હરદોઈ અને સીતાપુરમાં ચુંટણી સભાઓને સંબોધશે જયારે પક્ષના અધ્યક્ષ અમિત શાહ જારખંડના પલામુ અને ઓડીશાના મયુરભંજ તથા જાજપુરમાં ચુંટણી સભાઓ યોજશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી અને અમેઠીમાં ચુંટણી સભાઓને સંબોધશે તો પક્ષના મહા સચિવ પ્રિયંકા ગાંધી પણ આજે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે સુશ્રી ગાંધી ઉન્નાવ અને બારાબંકીમાં ચુંટણી સભાઓ સંબોધશે બહુજન સમાજ પક્ષના વડા સુશ્રી માયાવતી મધ્યપ્રદેશના રેવામાં જાહેર સભા યોજવાના છે ભાજપના ચ્રંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રવાસ કાર્યક્રમ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ માટે ગોઠવાયો છે મુંબઈમાં ઘાટકોપર ખાતે શ્રી રૂપાણીનો રોડ શો તથા જનસભા આજે યોજાયા છે લોકસભાની મુંબઈ ઉત્તરપૂર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર મનોજ કોટકના સમર્થનમાં તેઓ પ્રચાર માટે મુંબઈ જવાના છે આજે શ્રી રૂપાણી મધ્યપ્રદેશમાં સાગર ખાતે પહોંચવાના છે જ્યાં તેઓ સાગર બેઠક માટે ભાજપના ઉમેદવાર રાજબહાદૂરસિંહની જીત માટે પ્રચાર કરશે રવિન્દ્ર કલાભવન ખાતે યોજાનાર પ્રબુધ્ધ વર્ગ સંમેલનમાં પણ શ્રી રૂપાણીનું વક્તવ્ય ગોઠવાયું છે

આ બેઠકો પર આ વર્ષ થી જ પ્રવેશ આપવામાં આવશે

જેના કારણે દર્દીઓને ઘરઆંગણે ઝડપથી સારવાર મળતી થશે

સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આસારામના પુત્ર નારાયણ સાંઈ સહિત પાંચ આરોપીને દોષિત ઠરાવાયા છે

નારાયણ સાંઈ સિવાયના ચાર આરોપીમાં ગંગા જમુના હનુમાન અને રમેશ જેવા સાધકનો સમાવેશ થાય છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે ગુજકેટ પરીક્ષા લેવામાં આવી હતી

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારંભ આજે યોજાશે રાજ્યપાલ ઓ

કોહલીના અધ્યક્ષપદે યોજાનાર દિક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર સરકારના પશુપાલન કમિશનર ડોક્ટર સુરેશ હોન્નાપાગોલ ઉપસ્થિત રહેવાના છે પશુપાલન તથા ડેરી વિજ્ઞાનનો અભ્યાસક્રમ ચલાવતી રાજ્યભરની કોલેજના સ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં પદવી એનાયત થશે ઉત્ક્રષ્ઠ દેખાવ બદલ સાત જેટલા તેજસ્વી વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક પણ અપાશે

પ્રખર જ્ઞાન મહારાજ સાહેબોના સાનિધ્યમાં નીકળેલા વરઘોડાનું સ્વાગત બગવાડા દરવાજા ખાતે પાટણ નગરપાલિકા તરફથી કરવામાં આવ્યું હતું

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે એક નવા આકર્ષણનો ઉમેરો થવા જઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં નર્મદા નદીના પટમાં જેટ્ટી બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે વિયર ડેમમાં વોટર સ્પોટ ઊભું કરાશે

તેમજ બોટ પણ તરતી મૂકાશે જેથી પર્યટકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે રાજ્યમાં બે અલગ અલગ શહેરમાં અકસ્માત સર્જાતા સાત વ્યક્તિના મોત થયા છે જેમાં માળીયા હળવદ રોડ પર માણાબા પાટિયા પાસે બે કાર સામસામે અથડાતાં છ જણાના મોત થયાં છે તેમાં એક મહિલા અને ચાર પૂરૂષોનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા જ્યારે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ અકસ્માતની વિગતો આપતા જણાવે છે કે અમદાવાદ તરફ જતી કાર અને રોંગ સાઇડમાં આવતી કાર સામસામે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો માળીયા પોલીસ બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધ્ર તપાસ હાથ ધરી છે તેમજ મૃતકના દેહને પોસ્ટમોટર્મ માટે માળિયા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તો અમરેલી લાઠી બાયપાસ નજીકથી એક અજાણ્યા બાઇક ચાલક પૂરપાટ ઝડપે રોંગ સાઈડથી આવતો હતો ત્યારે સામેથી આવી રહેલી ટ્રકમા ઘૂસી જતા ગંભીર રીતે ઘવાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવ અંગ તાલુકા પોલીસ મથકના પીએસઆઈએ વધુ તપાસ હાથ ધરી છે રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ગરમીનો પારો વધી રહ્યો છે અમદાવાદ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જોકે આ જ સમયગાળામાં ગરમીનું પ્રમાણ વધુ વધશે તો રેડ એલર્ટ જાહેર થઈ શકે છે

આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાથી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે અચાનક ગરમીના વધેલા પ્રકોપથી લોકોમાં ડી હાઇડ્રેશન અને પેટની બીમારીની ફરિયાદોમાં વધારો થયો છે

શ્રી પ્રજાપતિએ વધુ વિગતો આ રીતે આપી

ડામોરે અમારા પ્રતિનિધિને જણાવ્યું છે

તાપી જિલ્લામાં આવેલા કાકરાપાર અણુ વિદ્યુત મથક દ્વારા આસપાસના ગામડાંઓ માટે ખાસ નેત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે